મૈદ્રો સિનેમા હોલ જીમ સ્વીમીંગ પુલ એન્ટરટેઈનમેન્ટ પાર્ક થીયેટર ઓકીટોરીયેમ બ્રિ પણ બંધ રહેશે

જે પ્રવૃતિઓ શરુ કરવા માટે મજુરી આપવામાં ઓવી નથી તૈમને શરુ કરવા માટેની તારીખ અલગથી જરી કરવામાં આવીજ્ઞકે છે ઘરૈલું ઉદયુન સેવા અને રેલ સફરને માર્યાદિત વિસ્તારમાં અગાઉથી જ શરૂ કરવામાં આવૈલુ છે તૈમાં વધારો કે લંબાવવામાં આવી શકે છે તો બીજી બાજુ હજુ પણ બાળિકો એને વૃધ્ધોને બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી અત્રે જણાવીએ કે કોરોના સંકટના સમયગાળામાં પ્રધાનમંત્રીનું આ છઠું રાષ્ટ્રજોગ સંબોધન છે

આ અંગે ભારોસર ગામના સરપંચ નીલેશ વરસાણીએ આ માહિતી આપી હતી

કેન્દ્ર સરકાર ના માહિતી અને પ્રસારણ મંત્રાલયે આઈ ટી એકત અંતર્ગત અલગ અલગ પ્રકારના ખતરાને ધ્યાનમાં રાખીને આવી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે